અન શનિવારથી તેમની હાલત અત્યંત નાજુક બની હતી

મનોહર પારીકર છેલ્લા ઘણા સમયથી બીમાર હોવા છતાં તેમને અંતિમ શ્વાસ સુધી પૂરી નિષ્ઠા સાથે વહીવટ સંભાળીને જનતાની સેવા કરી હતી

તેમાં આન્દ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર આસામ બિહાર ઉત્તરાખંડ ઓડીશા વગેરે રાજ્યોની બેઠકોનો સમાવેશ થાય છે

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ પીનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બનશે સરકારે તેમનું નામ રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલી આપી હોવાનું જાણવા માલેદ છે

અને હવે આંજે તેમના નામની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના દર્શાવાઈ છે

ચૂંટણી પંચે ચૂંટણી ઢંઢેરાને આદર્શ આચાર સંહિતાનો ભાગ ગણવાનો નિર્ણય કર્યો છે

એવી જ રીતે એક થી વધુ તબક્કાની ચૂંટણીમાં તમામ તબક્કાઓની પહેલાના પ્રતિબંધીત સમગયાળામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકાશે નહીં મતદાન પહેલાના પ્રતિબંધિત સમયગાળામાં કોઈપણ સ્વરૂપે યૂંટણી પ્રયાર કરી શકાતો નથી ચૂંટણી પંચે જણાવ્યું છે કે આગામી તમામ યૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ભાગ રૂપે આ જાગવાઇ લાગુ કરાશે

બાર કોડનો હેતુ છે રેલ્વે ઉતારુઓને સારી ગુણવત્તાના નાસ્તો ભોજન પૂરો પડવાનો હોવાનું મંત્રાલય જણાવે છે રેલ્વે ઉતારુઓને પ્રવાસ દરમિયાન મળતી કેટરિંગ સેવા ઉન્નત બનાવવાનું આ પગલું લેવા રેલતંત્ર સજ્જ થયું છે

ભાજપ પ્રવક્તા ભરત પંડચાના જજ્ઞાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતની બે અને મધ્ય ગુજરાતની ચાર એમ કુલ છ બેઠક વિશે પણ ચર્ચા વિચારણા કરવા મોડે સુધી બેઠક ચાલી હતી